સંસદના ચોમાસુ સત્રનો આવતીકાલથી આરંભ થશે

વી

સુધીમાં ભારત ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બની જશે

પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી પારાદીપ હલ્દીયા દુર્ગાપુર પાઇપ લાઇન પ્રોજેકટનું વિસ્તરણ કરતા દુર્ગાપુર બાંકા ક્ષેત્રની યોજના અને પુર્વ ચંપારણ તથા બાંકામાં રાંધણ ગેસ રીફીલ કરવાના બે એકમો રાષ્ટ્રને સમર્પિત કર્યા આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ગેસ આધારીત ઉદ્યોગ અને પેટ્રોલીયમ પદાર્થોની સરળ ઉપલબ્ધતાથી પુર્વ ભારત અને બિહારના વિકાસને મળશે

તેમણે કહ્યું કે ગેસ ઉપલબ્ધતાના કારણે આ વિસ્તારમાં નવા ઉદ્યોગ ખૂલશે શ્રી મોદીએ જણાવ્યું કે બાંકા અને પુર્વ ચંપારણના રાંધણગેસ એકમો ધ્વારા દર વર્ષે સવા કરોડ ગેસ સીલીન્ડર ભરી શકાશે પ્રધાનમંત્રી એ કહ્યું કે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના અંતર્ગત સાત રાજ્યોને ત્રણ ફજાર કીલોમીટર લાંબી ગેસ પાઇપ લાઇનથી જોડવામાં આવશે શ્રી મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ બિહારની પ્રગતિ માટે સારૂ કાર્ય કરી રહયા છે તેમણે કહ્યું કે બિહારમાં દરેક ક્ષેત્રે વિકાસ માટે કાર્ય થઇ રહયું છે શ્રી મોદીએ કહયું કે નીતીશકુમાર ના નેતૃત્વમાં બિહારમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થઓ માર્ગો પરીવહન ઇન્ટરનેટ વિગેરે ક્ષેત્રે ઝડપી વિકાસ થઇ રહ્યો છે

પહેલા દિવસને બાદ કરતા તમા દિવસોમાં રાજયસભાની બેઠક સવારે અને લોકસભાની બેઠક સાંજે મળશે આ વખતના યોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં તેમજ સભ્યોના ખાનગી વિધેયકો હાથ ધરાશે નહીં લોકસભા અને રાજ્યસભા સચિવાલયોએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે આ સત્રમાં સંસદની બેઠકો શનિવારે અને રવિવારે પણ યોજાશે

સત્રમાં વટહ્કમના સ્થાને અગીયાર વિધેયક રજુ કરાશે આ સાથે સત્રમાં નવા વિધેયક રજુ કરાય અને મંજુર કરાય તેવી પણ સંભાવના છે કોવીડ રોગયાળા વચ્ચે સંસદનું આ પહેલુ સત્ર છે

કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આ વખતે સાવચેતીના કેટલાક પગલાં લેવાયા છે જેમાં બધા જ સાંસદોનો કોવિડ ટેસ્ટ સંસદ સભ્યોને સલામત અંતરે બેસાડવાની વ્યવસ્થા જેવા પગલાનો સમાવેશ થાય છે

વી

જેનાથી ખાતર આયાત પરની નિર્ભરતા ઘટશે શ્રી ગૌડાએ આત્મનિર્ભર ભારત અને સાતત્યપુર્ણ કૃષિ પર એક વેબીનારને સંબોધતા કહયું કે હાલમાં સરકારે ચાર યુરીયા ઉત્પાદન એકમોને ફરી શરૂ કર્યા છે તેમણે કહ્યું કે મંત્રાલય જૈવિક અને સુક્ષ્મ ખાતર ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે

કેન્દ્રીય મંત્રીએ ખેડુતોને યુરીયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા જણાવ્યું યુરીયાના વધુ પડતા ઉપયોગ થી ખેતીની જમીન ખરાબ થતી હોવાથી તેમણે ખેડુતોને સોઇલ હેલ્થ કાર્ડ મુજબ ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે

જયારે આંધ્રપ્રદેશ અને તમીલનાડુમાં સાડા પાંચ લાખથી વધુ તો કર્ણાટકમાં સાડા ચાર લાખ દર્દી નોંધાયા છે

તેમણે કહયું કે આવતા વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળામાં કોવીડ વેકસીન તૈયાર થઇ જવાની સંભાવના છે સોશ્યલ મીડીયા સન્ડે સંવાદ મંચ પર ફોલોઅર્સ સાથે વાત કરતા ડોકટર હર્ષ વર્ધને આ મુજબ જણાવ્યું ડોકટર હર્ષ વર્ધને કહયું કે વેકસીનના માનવ પરીક્ષણ પ્રક્રિયા અંગે સરકાર પુર્ણ સાવધાની બની રહી છે તેમણે કહ્યું કે નીતી આયોગના સભ્ય ડોકટર વી કે

તેમણે કહ્યું કે વેકસીનની સુરક્ષા કીંમત ઉત્પાદન વિતરણ અને સંગ્રહ અંગે સઘન વિચાર વિમર્શ થઇ રહયો છે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે સૌથી જરૂરીયાતમંદને સૌથી પહેલા વેકસીન અપાશે તેમણે કહ્યું કે રોગયાળા સામેની લડત તૈયારીઓ અને વિભિન્ન સ્થળે ચાલી રહેલા પરીક્ષણોના ભારત સંક્રિયતાથી ભાગ લઇ રહયૂં છે ભારતની વિભિન્ન પ્રયોગશાળાઓ અને હોસ્પિટલોમાં પણ વેકસી વિકસાવવા અંગે કામગીરી થઇ રહી છે

વીડીયો કોન્ફરસીંગના માધયમથી તેમણે જણાવ્યું કે લોકોએ ઘરે ઘરે જઇ પરીક્ષણ કરી રહેલી ટીમને સાયી જાણકારી આપી સહયોગ આપવો જોઇએ

શ્રી ઠાકરેએ આ મિશન માટે સ્થાનિક જન પ્રતિનિધિઓના સહયોગ માટે અપીલ કરી જેથી વધુને વધુ પરીવારોને આ અભિયાનમાં જોડી શકાય

પરીક્ષા દરમિયાન કોવીડ માટેની માર્ગદર્શિકાનું સંપુર્ણ પાલન કરાયું હતું

વહીવટી તંત્રો ધ્વારા પરીક્ષા કેન્દ્રો સુધી પહોચવા વિશેષ આયોજનો કરાયા હતા

ગુજરાતમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે આજે એક કરોડ રૂપિયાની કિંમતનું મેકેડ્રોન કેફી દ્રવ્ય પકડી પાડ્યું છે એમડીના નામે ઓળખાતા આ કેફી પદાર્થ સાથે ચાર શખ્સોની ધરપકડ કરાઇ છે અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાંથી પકડવામાં આવેલા આ શખ્સોમાં શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક મદદનીશ સબ ઇન્સ્પેક્ટર એએસઆઇનો પણ સમાવેશ થાય છે

પોલીસને આ કેફી પદાર્થ મુંબઇથી લવાયો હોવાની શંકા છે

કોરોના સંક્રમિત થતાં તેઓ એક અઠવાડીયાથી દિલ્હી એઇમ્સ ખાતે સારવાર હેઠળ હતા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રી સિહના નિધન અંગે શોક વ્યકત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી રધુવંશને શ્રધ્ધાંજલી આપતા ટવીટ સંદેશમાં કહ્યું કે તેમના નિધનથી બિહાર અને દેશની રાજનીતીમાં શુન્યઅવકાશ સર્જાયો છે

ગત રાત્રે થયેલા ભારે વરસાદના કારણે આ દુર્ધટના ઘટી હતી